મહારાષ્ટ્ર વિધાનસભાની યૂંટણી માટે અગ્રણી નેતાઓએ ઉમેદવારીપત્રો ભર્યાં હરિયાણામાં કોંગ્રેસે છ ઉમેદવારની જાહેરાત કરી

એન એક્સ મીડીયા ભ્રષ્ટાયાર કેસમાં પી

ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી

તેમાં મેટ્રો એકસપ્રેસનો પ્રથમ તબક્કો અને કાન નાક ગળાની નવી હોસ્પિટલની શરૂઆત કરી છે આ પ્રસંગે શ્રી મોદીએ કહ્યું કે બંને દેશો વચ્ચેના વિકાસલક્ષી અભિગમના કારણે આ શક્ય બન્યું છે અને મોરિશિયસની જનતાને તેનો લાભ મળશે તેમણે કહ્યું કે ભારત અને મોરિશિયસમાં ગતિશીલ લોકશાહી વ્યવસ્થા દ્વારા લોકોની સમૃધ્ધિ માટે પ્રયત્નશીલ છે આ પ્રોજેક્ટથી ભાગીદારીપૂર્ણ સંબંધોમાં નવું પ્રકરણ ઉમેરાયું છે શ્રી મોદીએ કહ્યું કે મેટ્રો દ્વારા કરકસરપૂર્ણ અને સમયસરની પરિવહન વ્યવસ્થા ઉભી થશે અને તે આર્થિક બાબતો તથા પ્રવાસનને મદદરૂપ બનશે હોસ્પિટલ આરોગ્યની કાળજી માટે મહત્વપૂર્ણ રહેશે મોરિશિયસના પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આ માટે ભારતના આભારી છીએ

આ દરમિયાન ટ્રેન અંબાલા કેમ્પ લુધિયાણા અને જમ્મુ તાવી બબ્બે મિનિટ દરેક જગ્યાએ થોભશે

આ દ્રેન મંગળવાર સિવાય સપ્તાહમાં દરેક દિવસોએ યાલશે

પ્રથમ વાણીજથીક દ્રેન આ મહિનાની પાંચમી તારીખે શરૃ થશે અને તેની ટીકીટનું બુકીંગ આઇ

વેબ સાઇટ પરથી મેળવી શકાશે

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ

દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ ટ્રેનને શ્રદ્વાળુઓ માટે નવરાત્રીની ભેટ ગણાવી છે ટવીટર પર શ્રી મોદીએ કહ્યું કે માતા વૈશ્નોદેવીના દર્શનાર્થીઓ અને જમ્મુના લોકો તેનો લાભ મળશે તેનાથી આધ્યાત્મિક પ્રવાસનને વેગ મળશે

મહારાષ્ટ્ર પ્રદેશ ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટીલે પૂણેની કોથરડ બેઠક પરથી અને શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેએ મુંબઇમાં વરલી બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે પંકજા મુંડે ગીરીશ મહાજન સુરેશ ખાડે અને સુભાષ દેશમુખ સહિત ઘણા હાલના ઘારાસભ્યો પણ ઉમેદવારીપત્રો ભર્યાં છે ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના ઉમેદવાર પૃથ્વીરાજ ચૌહાણે કરાડ દક્ષિણ બેઠક પરથી અને અમિત દેશમુખ તથા ધીરજ દેશમુખે લાતુરની બે બેઠક પર ઉમેદવારી નોંધાવી છે

ના વડા શરદ પવારની હાજરીમાં જીતેન્દ્ર ઔહાડે મુંબઇની કલવા બેઠક માટે ઉમેદવારી નોંધાવી

સી પી ના ધનંજય મુંડેએ ભાજપના પંકજા મુંડે સામે ભીડ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે નાલા સોપારામાંથી ભૂતપૂર્વ પોલીસ અધિકારી પ્રદિપ શર્માએ શિવસેનાના ઉમેદવાર તરીકે ઝુંકાવ્યું છે ડોંબેવલી બેઠક પર ભાજપના રવીન્દ્ર ચવાણે તથા થાણે બેઠક પરથી ભાજપના સંજ કેળકરે ઉમેદવારી નોંધાવી છે સિક્કિમના ભૂતપૂર્વ રાજ્યપાલ શ્રીનિવાસ પાટીલ તથા પ્રણીતી શિન્દેએ પણ આજે ઉમેદવારી નોંધાવી છે

ખાસ ન્યાયાધીશ અજયકુમાર કુફારે સી બી આઈ ની રજુઆતના આધારે આ નિર્ણય કર્યો છે

વડી દાલતની ટીકાના પગલે રાજ્ય સરકારે જાહેરમાં બેનર લગાવવા પ્રતિબંધ ફરમાવ્યો છે એક એન્જીનીયર પર બેનર પડવાની દુર્ધટનાને પગલે આ નિર્ણય આપ્યો હતો

પક્ષના પ્રવકતા બ્રિગેડીયર અનીલ ગુપ્તાએ જણાવ્યું કે ત્રાસવાદી પ્રવૃત્તિ નાથવામાં પોલીસની ભૂનિકા પ્રશંસનીય છે આ ઉપરાંત કિશ્તવરમાં રાજકીય હત્યાની તટસ્થ તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવી છે

જમ્મુમાં શેરે કાશ્મીર ભવન ખાતે પક્ષના વરિષ્ઠ નેતાઓની મળેલી બેઠકમાં રાજકીય સ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને કૌમી સંવાદીતા ભાઈયારો એકતા જાળવવા પ્રતિજ્ઞા લીધી હતી તેમણે ફારૂક અબ્દુલ્લા ઓમર અબ્દુલ્લા સહિત વિવિધ રાજકીય નેતાઓના પરના પ્રતિબંધો ઉઠાવી લેવાની માંગણી કરી છે

તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો પર્યાવરણીય ન્યાયનો વ્રષ્ટિકોણ ગાંધી વિચારધારાને આધીન છે અને તે સાતત્યપૂર્ણ વિકાસ સૂચવે છે આ પ્રસંગે તેમણે ડીજીટલ ચક્રનું વિમોચન કર્યું હતું